ગાંધીધામમાં આયોજિત ફર્નિચર પાર્ક સેમિનારના ઉદ્દઘાટન પ્રસંગે દેશભરમાંથી પધારેલા ઉદ્યોગ સાહ્સિકોને સંબોધતા કેન્દ્રીય શિપીંગ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના અગ્ર ફરોળમાં સ્થાન પામેલા દીનદથાળ પોર્ટની ક્ષમતાને ધ્યાને રાખી પૂરેપૂરો ઉપથોગ કેમ કરી શકાય તેવી દીર્ધક્રષ્ટિ સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રફી છે ઉપરાંત શિપીંગ મંત્રીશ્રી માંડવીયાએ દેશના તમામ મેજર પોર્ટની કાર્યક્ષમતાને ધ્યાને લઇ માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે તેમ ઉમેર્યું હતું

તદઉપરાંત આ પ્રસંગે રાજયમત્રી વાસણભાઈ આહીર ગોવાના પરિવહન મંત્રી મોવીન ગોડીન હો વગેરેએ પ્રવચનો કર્યા હતા ડીપીટી અધ્યક્ષ એસ

મહેતાએ સ્વાગત કર્યું હત આરતી ભટ શિક્ષણમંત્રી ગઈકાલે ભુજ ખાતે યોજાયેલા શૈક્ષણિક સેમિનારમાં દશમા અને બારમા ધોરણની પરીક્ષાઓમાં સો ટકા પરિણામ લાવનાર શાળાઓન શિક્ષણમંત્રો ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સન્માન કરાયું હતુ

ભુજમાં ગાજ વીજ સાથે વરસાદ થયો છે પશ્ચિમ કચ્છમા ઘડુલી રવાપર નલિયા તો પ્વમાં સામખીયાળી રાપર ગાંધધામ વિગેરે સ્થળોએ હળવાથી મધ્યમ ઝાંપટાંના સમાચારો મળ્યા છે જોકે કિસાન વર્ગ વરસાદની મહેરને બદલ કહેર ગણાવે છે અને હવ મેઘમહર નહિં અટક તો ઉભા પાકને નુકશાનની ભીતિ વ્યકત કરે છે

આજે સવારે ભચાઉ તાલુકાના વોંધના આશાપરા મંદિરથો કન્દ્રીય જહાજો વ્યવહાર રાજયમંત્રી મનસુખ માંડવીયાએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હત આ પ્રસંગ શ્રો માંડવીયાએ અંતરિયાળ વિસ્તારોમાં પદયાત્રા યોજી ગાંધી વિચારધારા ને લોકો સમક્ષ મકવાને બિરદાવો હતી રાજયમંત્રો વાસણભાઈ આહીર ગાંધો મલ્યોની છણાવટ કરી હતી સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંકલ્પ યાત્રાનો ઉદેશ સમજાવ્યો હતો

અમારા પ્રતિનિધિ જણાવેલ છ કે બી એસ એફ ની પેટ્રો ર્લીંગ ટકડીને આ બોટ હાથ લાગી ત્યારે તેમાં કોઈ માછીમારો નહોતા તેઓ પાકિસ્તાની દરિયાઈ સરહ દ તરફ નાસી ગયા હોવાનું મનાય છે માછીમાર વગરની બંન બોટમાંથી માછીમારી કરવાનો સામાન હા થ લાગ્યો છે દરિયાઈ પટીમાં પેટ્રોલીંગ વધારી સર્ચ ઓપરશન શરૂ કરાવામાં આવ્યું છે આરતી ભટ ટેબલ ટેનિસ ગાંધીધામ ખાતે રમાયેલી મહેન્દરાય દ્વલેરાય બુચ ઈન્ટર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશોપ માં પુરૂષ વર્ગમાં વડોદરા અને મહિલા વર્ગમાં સુરતની ટીમ ચેમ્પિયન રહી છે ફાઈનલમાં સુરત એ વડો દરાએ ભાવનગરને પરાજય આપ્યો હતો